કચ્છમાં અછતની પરિસ્થિતિની તલસ્પર્શી સમીક્ષા પછી આજે ભુજ ખાતે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી

એ માટે સરહદ ડેરીએ બિયારણ કીટ્સ વિનામૂલ્યે આપવાની ઓફર કરી હોવાનું તેમણે જણાવ્યું હતું

કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ ભૂજિયા ડુંગર ખાતે યાલી રહેલા વિકાસ કામોની જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી આ બેઠકમાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે ભૂજિયા ડુંગરમાં આકાર પામી રહેલું સ્મૃતિ વન દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષે એ પ્રકારે બનાવવાનું આયોજન છે

ચંદ્રવદન પદ્ટણી માતાના મઢ મુલાકાત કચ્છ પ્રવાસનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી શ્રીફળ ચુંદડી અર્પણ કરી કર્યો હતો તેમને પાણીની અછતની સ્થિતિનો સમથ સારી રીતે પર પડે અને આગામી વર્ષમાં સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરી હતી માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી તેમજ ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં આસ્થાના પ્રતિક સમા માતાના મઢ ના વિકાસ માટે કોઈ કચાસ નહિ રખાય એવી ખાતરી આપી હતી

આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિક પતે આઈ

જાડેજા વગેરે તેમનું સ્વાગત કર્યું હતું

ભુજ નજીક માધાપર ખાતે ગૌ રક્ષા સંસ્થાની મુલાકાત સમયે શ્રી રૂપાણીએ કહ્યું કે માલધારીઓને રાહત દરે ઘાસ આપવામાં આવી રહ્યું છે અને ઘાસ તથા પાણીની કોઈ મુશ્કેલી ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે તેમને ઘાસ સંગ્રહ ડેપોની મુલાકાત લીધી હતી અને ગૌપૂજન કર્યું હતું

તેમણે કહ્યું કે સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવવાની ચળવળમાં મહિલાઓ અને બાળકોએ મહત્વની ભૂમિકા ભજવી છે

આ સપ્તાહની ઉજવણીથી આપણા જૂના રીત રીવાજા સહિષ્ણુતા ભાઈચારાની ભાવના જુદી જુદી સંસ્ક્રતિ અને જુદા જુદા ધર્મના મૂલ્યો સમજવાની તક મળશે વિવિધ કાર્યક્રમો બેઠકો અને સેમિનારોનું આયોજન કરીને બિનસાંપ્રદાયિકતા અહિંસા અને પરસ્પર સહિષ્યુતા પર ભાર મૂકવામાં આવશે

ભુજ અને અન્ય સ્થળોએ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની તસ્વીરને હારારોપણ કરી અંજલી અપાઈ હતી દેશમાટે તેમના પ્રદાનની અગ્રણીઓએ યાદ તાજી કરી હતી